રાજ્યના ગરીબ કે અમીર સૌ વિદ્યાર્થીઓને સમાન તક મળે અને તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે તે માટે અનેક શિક્ષણ લક્ષી યોજનાઓ સરકારે અમલમાં મૂકી હોવાનું શ્રી રૂપાછીએ જણાવ્યું હતું તેમણે સરકારે શિક્ષણ માટે સૌથી વધુ બજેટ ફાળવી ને ગુજરાત દેશભરમાં શિક્ષણક્ષેત્રે પણ દિશા દર્શન કરનારું રોલ મોડેલ બને તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અમદાવાદની સાબરમતી જેલ ખાતે ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જે બંદીવાનો લાંબી બીમારીથી પીડાતા હોય તેમને સતત તબીબી સુવિધા સહાય મળે તે માટે રાજ્ય સરકાર પ્રયત્તશીલ છે આ ઉપરાંત ગંભીર બીમારીથી પીડાતા બંદીવાનોને વહેલી મુક્તિ આપવાની બાબત રાજ્ય સરકારની વિચારણા હેઠળ છે

તેમણે અશોકભાઈ ભટ્ટની સેવાકીય પ્રવ્રત્તિઓને બિરદાવી હતી

જેલ વિભાગના ડી જી મોહન જ્હાએ જણાવ્યું હતું કે જેલના બંદીવાનો વાંચન શોખ કેળવે તે સમયની માંગ છે અને આ સંસ્થાએ હજારો પુસ્તક એકત્ર કરી બંદીવાનોને આપ્યા છે તે અનુકરણીય છે

આવાસ ફાળવણીના પત્રો પણ તેમના વરદહસ્તે કર્મચારીઓને એનાયત કરાયા હતા આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના વિકાસ માટેના પ્રયાસમાં ખભે ખભા મિલાવીને મહેનત કરતા કર્મચારીઓને રહેવાની ઉત્તમ વ્યવસ્થા આપવાની કોશિષ રાજ્ય સરકારે કરી છે તેમણે ઉમેર્યું હતું કે મહત્વના તમામ શહેરોમાં સરકારી કર્મચારીઓ માટે નવા અને સગવડભર્યા આવાસ બાંધવાનું કામ ચાલુ છે અને તેના માટે અંદાજપત્રમાં પૂરતી ફાળવણી પણ કરાય છે

આજી ડેમ બે ના નીચાણવાસમાં આવેલા આઠ ગામડાંના બે હજાર એકર વિસ્તારને આજી નદીના પાણીનો લાભ મળવાનો હોવાથી સૌ ખુશ છે સિંચાઈ ઉપરાંત પશુધન માટે ઘાસચારો પણ ઉપલબ્ધ બનશે પાટણ જિલ્લાની મુલાકાતે આવેલા કેન્દ્ર સરકારના સંયુક્ત સચિવ રીના એસ પુરીએ જાલેશ્વર પાલડી ચાણસ્મા બ્રાહ્મણવાડા તથા રૂપપુર જેવા ગામોની મુલાકાત લીધી હતી અને કુવા તળાવ તથા ચેકડેમનું નિરિક્ષણ કર્યું હતું વર્ષા જળસંચયને પવિત્ર ફરજ સમજી સૌને તેમાં યોગદાન આપવાની અપીલ સંયુક્ત સચિવ રીના એસ પુરીએ કરી હતી વરસાદનું પાણી વહી જતું અટકાવી તેને જમીનમાં ઊતારવાની બાબતને અગ્રતા આપવા તેમણે તંત્રને સૂચના આપી હતી ઓછા પાણીએ વધુ પાક લેવાની ટેકનિક શીખવા તેમણે ખેડૂતોને અનુરોધ કર્યો હતો સુરત રેલવે સ્ટેશનેથી ઉપડેલી ટ્રેનમાંથી ક્રદી પડવાની ચેષ્ટા ગભરાટમાં કરનાર ત્રણ પૈકી બે યુવાનના મોત થતા અરેરાટી ફેલાઈ છે અમારા પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે અજમેરથી પુરી જઈ રહેલી ટ્રેન સુરતથી ઉપડ્યા બાદ તેમાં પ્રવાસ કરી રહેલા છ યુવાનોને ખ્યાલ આવ્યો હતો કે આ ટ્રેન વલસાડ સ્ટેશને ઉભી રહેવાની નથી એટલે તેઓ ધીમે ચાલતી ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા પરંતુ બાજુના પાટા ઉપર આવતી ટ્રેનની અડફેટે કચડાઈ ગયા હતા

રેલવે પોલીસે બનાવના પગલે તપાસ શરૂ કરી છે ડાંગ જિલ્લામાં મહિલા સશક્તિકરણ પખવાડિયું ઉજવવા માટેનું આયોજન શરૂ થઇ ગયું છે ઓગસ્ટ મહિનામાં એકથી પંદર તારીખનો સમયગાળો મહિલા સશક્તિકરણ પખવાડિયા તરીકે ઉજવાય છે જિલ્લા કલેકટર એન

ડામોરના વડપણ હેઠળ ઉચ્ચ કક્ષાની આયોજન બેઠક યોજાઇ ગઇ

પખવાડિયા દરમ્યાન દરરોજ અલગ અલગ થીમ ઉપર કાર્યક્રમ યોજી વિકાસ યોનજાઓનો લાભ લેવાની વાત છેવાડાના આદિવાસી પરિવારો સુધી પહોંચાડાશે ડાંગના મુખ્ય મથક આહવા ખાતે ફૂલનો વેપાર કરતાં વાંસતીબહેન એવા સાહસિક મહિલા ખેડૂત છે જે મહિલા સશક્તિકરણનું ઉદાહરણ બની ચૂક્યા છે

ફૂલની કમાણીમાંથી બાળકોને ભણાવું છૂં અને નવું ઘર બાંધવાનું પણ ચાલુ છે

યુધ્ધ કળાના નિદર્શન ઉપરાંત તોપ અને દારૂગોળા સહિત તમામ નાના મોટા શસ્ત્રો વિદ્યાર્થી સમક્ષ મુકી તેની સમજણ આપવામાં આવી હતી

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરેલી જાહેરાત મુજબ નર્મદા બંધની મુખ્ય નહેરમાં સિંચાઈ હેતુથ્રી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે

વરસાદના પગલે ખેડૂતો ખેતી કાર્યમાં જોડાયા છે